પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ અત્યાર સુધીમાં એક કરોડ વીસ લાખ આવાસો બાંધવાની કામગીરી પુરી કરવામાં આવી છે યાર દિવસના છઠ્ઠ પુજા પર્વની આજે દેશના વિવિધ ભાગોમાં ઉગતા સુર્યને અર્ધ્ય

ગોવામાં શરૂ થયેલી ઇન્ડિયન સુપરલીગ કુટબોલ સ્પર્ધાની પહેલી મેચમાં એટીકે

આ કાર્યક્રમ સવારે નવ વાગ્યા થી શરૂ થશે

પી

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે

સાઉદી અરેબિયાના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠકમાં શ્રી મોદી સાઉદી અરેબિયાના રાજાના આમંત્રણથી જોડાવાના છે

આ પૈકી એક કરોડ વીસ લાખ આવાસો બાંધવાની કામગીરી પુરી કરવામાં આવી છે ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઇકાલે આવાસ દિવસની ઉજવણી નિમિત્તે રાજયોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ તથા અધિકારીઓ સાથેની વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

ગોયલ સ્વાસ્થ્ય સંભાળ વાણિજય મંત્રી પીયુષ ગોયલે કહ્યું છે કે ભારત ભવિષ્ય માટે નવી અને પોસાય તેવા ભાવની સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે

આ રોગયાળા સામેની લડાઇમાં ભારતના યોગદાનને ઇતિહાસ યાદ કરશે પ્રધાનમંત્રી જમ્મુ કાશ્મીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયાને નિશાન બનાવવાની પાકિસ્તાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ કરવા માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી છે પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદના યાર આતંકવાદીઓના મોતના સંદર્ભે ગઇકાલે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી એ ટવીટ સંદેશમાં શ્રી મોદીએ કહયું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓની ભારે વિનાશ અને તારાજી સર્જવાની યોજનાને નિષ્ફળ બનાવી છે તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ ફરી એકવાર પોતાની બહાદુરીનું પ્રદર્શન કર્યુ છે આ સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિદેશ સચિવ અને ગુપ્તયર વિભાગના ઉચ્ય અધિકારીઓએ ભાગ લીધો હતો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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

છઠૃ પુજા ચાર દિવસના છઠ્ઠ પુજા પર્વની આજે દેશના વિવિધ ભાગોમાં ઉગતા સુર્યને અર્ધ્ય આપ્યા પછી પુર્ણાહતી થઇ

સુર્યને પૃથ્વી પર જીવનનો સ્ત્રોત અને બધી મનોકામના પુર્ણ કરનારા દેવતા માનવામાં આવે છે આ વર્ષે છઠ પુજાને તહેવાર કોવીડ રોગયાળાની સ્થિતિ વચે સાવયેતી પુર્વક મનાવવામાં આવ્યો રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે

અને જેની માતા નશાની સમસ્યા સાથે જઝ્રમી રહી છે સ્ટુઆર્ટે પોતાની આ નવલકથા તેમની માતાને સમર્પિત કરી છે

આ વર્ષના બુકર પુરસ્કારના સ્પર્ધકોમાંથી ચૂંટાયેલા કેટલાક લેખકોમાં ભારતીય મૂળના લેખિકા અવની દોષી પણ સામેલ હતા

મેચ જીતવામાં નોંધપાત્ર કામગીરી કરનાર રોય કૃષ્ણને હિરો ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો

સેમીફાઇનલમાં નડાલનો મુકાબલો રશીયાના મેદવેદેવ સાથે થશે